વરસાદને લીધે શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા અને પુલોનું ધોવાણ થયું છે તેને જલ્દીમાં જલ્દી રીપેર કરવાને લઈને પણ સમીક્ષા થઈ હતી રાજ્યમાં અતિવ્રષ્ટિ બાદ હાલની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી

કચ્છની નગરપાલિકાઓ રાજકોટ વિભાગીય કચેરી અંતર્ગત આવતી હોઈ ગ્રાન્ટની રકમ રાજકોટ ઝોન થઈ છે હવે નગરપાલિકાઓની વિકાસ કામોની દરખાસ્ત મુજબ રકમ છૂટ કરાશે

ભુજ ખાતે ગઈકાલે જિલ્લા પંચાયત અને એરીડ કોમ્યનીટી એન્ડ ટેકનોલોજી સંસ્થાના ઉપક્રમે યોજાયેલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જળ સંચયના કામો હાથ ધરવા અંગેની ટેકનોલોજીનો ઉપયોગ જમીનના પ્રકારોની જાણકારી વિગેરે અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ તાલીમ સ્થળની મુલાકાત લઈ જાણકારી આપી હતી લાલન કોલેજ અને જીઈબી કોલોનીમાં રિચાર્જ પીટના કામોની તાલીમાર્થીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી

નાગપાંચમીથી જન્માષ્ટમી સુધી જિલ્લામાં મેળાઓની રંગત જામશે ભુજ ખાતે શુક્રવારથી શરૂ થતા મેળાની તેયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે મહાદેવ નાકા બહાર હમીરસર તળાવને કિનારે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો સાતમ આઠમનો બે દિવસનો મેળો જન્માષ્ટમી પર્વ બેવડાતા બેને બદલે ત્રણ દિવસ સુધી ચાલશે મેળાના સ્થળ ખાણીપીણીના સ્ટોલ મનોરંજનના સાધનો ગોઠવાઈ રહ્યા છે કેટલીક સંસ્થાઓ પણ પોતાના સ્ટોલ ગોઠવશે પોલીસ પ્રબંધ પણ રખાશે ભુજ ઉપરાંત અંજાર અને અન્ય સ્થળોએ અને ગામડાઓમાં નાના મોટા મેળા ભરાશે શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો અને શિવાલયમાં મહીમ્નસ્રોત સમુહ પઠત પૂજન મહાઆરતીના કાર્યક્રમોથી વાતાવરણ ધર્મમય બન્યું છે ચંદ્રવદન પટ્ટણી કિસાન માન ધન યોજના કેન્દ્ર સરકાર દ્વારા કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે